ગઇકાલે નીતી આયોગે આ ચર્ચાનું આયોજન કર્યું હતું યર્ચામાં ભાગ લેનારા તમામ અર્થશાસ્ત્રી એ વાત પર સંમત હતા કે વિકાસના ઉચ્ય માપદંડો ધાર્યા કરતા પહેલા જ એક મજબુત આર્થિક સુધારણાના સંકેત આપી રહયાં છે પ્રધાનમંત્રીએ અર્થશાસ્ત્રીઓના સુચનોની પ્રશંસા કરી અને રાષ્ટ્રીય વિકાસ એજંડા નકકી કરવામાં આવી ચર્ચા વિચારણાના મહત્વ પર ભાર આપ્યો તેમણે કહ્યું કે કોવિડ રોગયાળા અને તેની સામે લડવાના પ્રયાસોમાં જોડાયેલા લોકો માતે કેવા નવા પડકારો ઉભા થયા છે શ્રી મોદીએ ભારપુર્વક કહયું કે નાણાંકીય પ્રોત્સાહનની સાથે સરકારે સુધારા આધારીત પ્રોત્સાફનો આપવા માલે પ્રથત્ન કર્યો છે જે ક્રષિ વ્યાપારીક કોલસા ખાણકામ અને શ્રમ કાયદાઓમાં થયેલા ઐતિહાસીક સુધારાઓ રૂપે દેખાય છે પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત માટે તેમની દ્રષ્ઠીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમાં ભારતીય કંપનીઓ એવી રીતે વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં વણાઇ ગઇ છે જે અગાઉ જોવા નથી મળ્યુ તેમણે ભારતની વિકાસ ગોાથામાં વિદેશી રોકાણકારોના વિશ્વાસનો પણ ઉલ્લેખ કર્યો અને ઇન્પરને સહિત અન્ય વિશ્વ સ્તરીય માળખાગત સુવિધાઓ અંગે વાત કરી યર્ચામાં ભાગ લેનારા અર્થશાસ્ત્રીઓ એકંદરે એ વાત પર સંમત હતા કે આવતા વર્ષે વિકાસમાં પ્રગતિ આવશે તેમણે ભારતના આ વિકાસ દરને કાવી રાખવા સુચનો કર્યા

રીઝર્વ બેંકે ગઇકાલે એક નિવેદનમાં કહયું કે સામાન્ય તરલતા વ્યવસ્થાપનના સંચાલનને તબકકાવાર શરૂ કરવાનો નિર્ણય તરણતા અને નાણાંકીય સ્થિતિની સમીક્ષા કર્યા પછી લેવાયો છે

તે અંગે કારણદર્શક નોતિસ પાઠવી છે